આજે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી આયુષના ડોક્ટરો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આયુષનું નેટવર્ક દેશભરમાં પ્રવર્તમાન છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાના નિર્દેશો મુજબ વાયરસના વ્યાપને નિયંત્રિત કરવા માટે સારી કાર્યશૈલીનો સંદેશ આપવા માટે આ નેટવર્કનો ઉપયોગ કરવો જરૂરી છે શ્રી મોદીએ તણાવ ઓછું કરવા અને શરીરને સશક્ત બનાવી રાખવા માટે હેશટેગ થોગા એટ હોમ ને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયના કાર્યોની પ્રશંસા કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે આયુષના વૈજ્ઞાનિકી ભારતીય આર્યુવિજ્ઞાન પરિષદ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ અને અન્ય સંશોધન સંગઠનોએ મળીને સંશોધન કરવું જોઇએ શ્રી મોદીએ કહ્યું કે આયુષની સાથે જોડાયેલા બિનસરકારી ડોક્ટરોની પણ જરૂર પડે તો સેવા લેવી જોઇએ પ્રધાનમંત્રીએ સૂચન કર્યું છે કે આયુષ દવાના ઉત્પાદકોને પોતાના સંશોધનોનો ઉપયોગ સેનેટાઇઝર સહિત એવી જરૂરી સામગ્રીના ઉત્પાદન માટે કરવી જોઇએ જેની આ સમયે વધુ માંગ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના નિવારણ માટે પરસ્પર સુરક્ષિત અંતર બનાવી રાખવાના મહત્વ ઉપર ભાર મૂક્યો

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ આ અંગે વધુ માહિતી આપી હતી

તેમ જણાવી ડૉ જયંતિ રવિએ ઉમેર્યું છે કે આ યારેય હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે

એવી જ રીતે ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરી શકે તે હેતુથી બીજ ખાતર તથા કીટનાશકોને આવશ્યક ચીજવસ્તુઓ જાહેર કરી છે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફ લાઇન પધ્ધતિથી અનાજ અપાશે

આવા લોકો માટે જે તે રાજ્યના સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને ગુજરાતી સમાજમાં રહેવા જમવાની વ્યવસ્થા કરાવવામાં આવશે લોક ડાઉનની પરિસ્થિતિમાં અલગ અલગ પ્રાંતમાથી આવીને મજૂરી કામ કરતા લોકો પોતાના વતન પરત પગપાળા ફરી રહ્યા છે તેમના માટે રાજ્ય સરકારે વિશેષ વ્યવસ્થા કરી છે

ગત મોડી રાત્રે છોટાઉદેપુર આવેલી બસોના શ્રમજીવીઓનું સ્કીનીંગ કરવામાં આવ્યું હતું અને સેવાભાવી સ્વૈચ્છિક સંગઠનો જમાડીને વતન સુધી પહોંચાડવામાં આવ્યા છે

પી

ઓને પણ સાથે રાખી આ સહાય રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડશે શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓના ઘરે પાંચ વ્યક્તિ માટે ભોજન બનાવી ગરીબ સીનીયર સીટીઝન અને અશક્ત વ્યક્તિઓને પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે

તબીબોના દવાખાનાઓ ખાતે ઓ

ની સુવિધા ઉપલબ્ધ છે

અમદાવાદ આરએએફ રાજ્ય સરકારે કોરોના સામેની લડતના ભાગરૂપે સમગ્ર દેશમાં અમલમાં મૂકાયેલા લોકડાઉન અર્થાત સંપૂર્ણ બંધનું યૂસ્તરીતે પાલન કરાવવા અમદાવાદમાં ત્વરિત કાર્યવાહી દળ આઈએએની ત્રણ ટુકડીઓ ગોઠવવાનો નિર્ણય લીધો છે અમદાવાદના શાહપુર દરિયાપુર અને મીરઝાપુર જેવા વિસ્તારોમાં સત્તાવાળાઓએ આર

ની ત્રણ ટુકડીઓ તૈનાત કરી છે